ગુરુવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વિડી યો કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ને રસીકરણ મહોત્સવનું આયોજન કરવા અપીલ કરી હતી જેથી આ સમયગાળા દર મિયાન મોટી સંખ્યામાં લોકોને રસી આપી શકાય

એ રેમડેસીવીર ઈન્જેકશનની અછત થઈ હોવાના સંદર્ભે કચ્છ કે મરટ કાઉન્સિલના હોદેદારો સાથે બેઠક યોજીન સ્થિતિની સમીક્ષા કરી હતી

તે પ્રમાણે ઈન્જેકશનનો જથ્થો ઓછો મળે છે દેશની સાત જેટલી કંપનીઆ ઈન્જેકશન બનાવ છે પણ ઈન્જેકશનની માંગની એકાએક ઉછાળો આવતાં સમસ્યા સર્જાઈ છે જે અકાદ સપ્તાહમાં ઉકેલાઈ જશે એવી આશા વ્યકત કરી હતી

તો કોરોના પોઝીટીવ દદીનો આંક પર પર પ હોંચ્યો હોવાના અહવાલ છે

આરતી ભટ જિલ્લા તાલુકા કંટ્રોલરૂમ કચ્છ જિલ્લામાં પણ કોરોના સંકમિણનો ફલાવો વધી રહયો છે ત્યાર દર્દીઓ અને તેમના સગ ાઓને યોગ્ય નિદાન સારવાર અને દવાઓ સંબંધિ ફરીયાદો વધી રહી છે ત્યારે વહીવટી અને આરોગ્ય તંત્રએ દર્દીઓ અને તેના સગાની રજઆત સાંભળવા ફરી જિલ્લા કક્ષા અને તમામ તાલુકામાં કંટ્રોલરૂમ શરૂ કર્યો છ ભુજની કલેકટર કચેરી ખાત શરૂ કરાયેલ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમના નંબર છે

ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ પણ બેઠકમાં કોવીડ સમીક્ષા કરી ફતી